જયાં અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજયરૂપાણી રાજયપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત મંત્રીમંડળના સભ્યો દ્રારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું

તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષારોપણના કાર્યક્રમોમાં પણ નાગરિકોને જોડાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે તેમણે ઉમેર્યું કે કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાજી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી કેવડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેક્ટ્સ રિવર રાફ્ટીંગ જંગલ સફારી પાર્ક બટરફ્લાય ગાર્ડન એકતા નર્સરી વિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભાને સંબોધન કરશે રાજયભરમાં મંત્રીમંડળના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે એટલું જ નહી તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

તેમના દુઃ ખદ નિધનથી તેમના રાજકીય સામાજીક મિત્ર વર્તુળમાં ઉંડા શોકની લાગણી છવાઈ હતી